પાંચમાં આંતરરાષ્ટ્રી યોગ દિવસની આજે ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો ઉતાવળે ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ ફરમાવતું વિવેયક આજે લોકસભામાં ફરીથી રજૂ કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં યોગને આરોગ્ય સાથે સાંકળી લીધો છે આમ થવાથી યોગ આરોગ્ય સંભાળનો મુખ્ય આધારસ્તંભ બની રહેશે તેમણે કહ્યું કે આજના યુગમાં શરીરને રોગોથી બચાવવાની સાથે સાથે તેને તંદુરસ્ત રાખવા ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ શ્રી મોદીએ કહ્યું કે વ્યક્તિએ સમગ્ર જીવનકાળમાં સ્વયંશીસ્ત તથા સમર્પિતતાથી યોગને અનુસર્વું જોઈએ તેમણે કહ્યું કે યોગ ગરીબોને રોગ તથા ગરીબીમાંથી મુક્તિ અપાવી શકે છે શ્રી મોદીએ યોગ અંગે વધુ સંશોધન કરવા અનુરોધ કર્યો હતો

ચંદીગઢમાં આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોગને શરીર અને મનના સંતુલન તા

વેંકેયા નાયડ઼ લાલકિલ્લા ખાતે બ્રહ્માક્કમારીઝ સંસ્થા દ્વારા આયોજીત યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા એવી જ રીતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદગ્રહના સંક્લમાં સાંસદો સાથે મળીને યોગાસનો કર્યા હતા દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકર સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને અન્ય મહા્ન્ભાવો પણ જોડાયા હતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને રેલવેમંત્રી પિયૂષ ગોયલે લોધી ગાર્ડન જ્યારે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાલ કટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તેવી જ રીતે અન્ય મંત્રીઓ અને અધિકારીગણોએ પણ વિવિધ સ્થળોએ ઉજવાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્ર યોગી આદિત્યનાથે તેમના બ્લોગમાં લોકોને યોગ કરીને પોતાની તંદ્દરસ્તી જાળવવાની અપીલ કરી હતી

એસ એલ નરસિંહન મંત્રીઓ વરિષ્ઠ વહીવટી અધિકારીઓએ ભાગ લીધો હતો રાજ્યપાલે આરોગ્યને લગતી સમસ્યાઓ ઊભી ન થાય તે માટે દરરોજના જીવનમાં યોગને અપનાવવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે રાજ્યના શાળા અને કોલેજોમાં યોગ શિક્ષણ શરૂ કરાશે

હક્ફ સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ઉજવણીનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાઈ ગયો જમ્મુના વિભાગીય કમિશનર સંજીવ વર્માએ નાગરિકોની સાથે યોગાસનો કર્યા હતા કાશ્મીરના જિલ્લા અને ઘટક કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ ગયા

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાજ્યપાલ ઓ

કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો આજે વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી જોડાયા હતા

નાંદેડમાં આંતરરાષ્ટ્રીય યોગ યાત્રા સંસ્થા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ જોડાયા હતા જાણીતા યોગ શિક્ષક સ્વામી રામદેવે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું

વ્યુહાત્મક ભાગીદારી મોડેલ હેઠળ હાથ ધરાનારો આ બીજો પ્રોજેક્ટ હશે

સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જજ્ઞાવ્યું છે કે આ નિર્ણયથી સબમરીનોના ભારતમાં નિર્માણને નવુ બળ મળશે

ન્યાયાધીશ દિપક ગુપ્તા અને ન્યાયાધીશ સૂર્યકાન્તની બનેલી વેકેશન બેન્ચે સમગ્ર દેશની એક હજાર ત્રણસો શૈક્ષણિક સંસ્થાઓના બનેલા જૂથ ભારતીય શિક્ષણ તા

અરજદારે અદાલતને કાઉન્સિલીગ કામગીરી માટે સમય વધારી આપવા વિનંતી કરી હતી

આ સમિતિ પ્રથમ પૂરીની મુલાકાત લઈને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકસાનની માહિતી મેળવશે ત્યારપછી ઓડિશાના અગ્રસચિવ આદિત્ય પ્રસાદ અને અન્ય અધિકારીઓ સાથે ભ્રવનેશ્વરમાં બેઠક યોજીને ચર્ચા વિચારણા કરશે ઓડિશાની મુલાકાત લીધા પછી કેન્દ્રીય સમિતિ તેનો અહેવાલ સુપ્રત કરશે

જોકે સમગ્ર મહારાષ્ટ્રને આવરી લેતા તેને હજ્ ચારથી પાંચ દિવસ લાગશે